કે બોડો સમજૂતી આસામની એકતા અને અખંડીતા ને વધુ મજબૂત બનાવશે

આવતીકાલથી શરૂ થતા સંસદના અંદાજપત્રસત્ર પહેલાં યોજાએલી સર્વપક્ષીય બેઠકને સંબોધતાં શ્રી મોદીએ કહ્યુંકે આ સત્રમાં આર્થિક પ્રશ્રો પર ધ્યાન આપવા અંગેના સૂચનને તેઓ આવકારે છે તેમણે કહ્યું કે વૈશ્વિક આર્થિક ચિત્રમાંથી ભારત કેવી રીતે લાભ લઈ શકે તે પર સભ્યોએ ધ્યાન આપવું જોઈએ અંદાજપત્રસત્રમાં અને નવા વર્ષનાં આરંભે સભ્યો અર્થતંત્રને યોગ્ય દિશા તરફ વાળવા ધ્યાન આપી શકે પ્રધાનમંત્રીએ ઉત્પાદકતા વધારવા અને લોકોનો પ્રતિભાવ મેળવવામાં છેલ્લાં બે સત્ર સાનુક્રળ રહ્યાંનું જણાવી કહ્યુંકે ગૃહની ઉત્પાદકતા વધે તેની પર સભ્યોએ ધ્યાન આપવાની જરૂર છે અને તે જવાબદારી પણ છે તમામ સભ્યોએ ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી રાજ્યમંત્રીઓ અર્જુનરામ મેધવાલ અને વી

તેઓ દેશહિત વિરોધી કામ કરી રહ્યા છે કેટલાંક પરિબળો દેશમાં હિંસા અને તણાવ ઊભો કરી રહ્યા છે તેની સામે ચેતવતાં તેમણે કહ્યુંકે સંપત્તિને નુકસાન કરી રહેલા લોકો તેમના ભાવિને નુકસાન કરી રહ્યા છે લોકશાહીમાં હિંસાને સ્થાન નથી એમ જણાવી ઉપરાષ્ટ્રપતિએ કહ્યુંકે મતભેદ હોઈ શકે પરંતુ વિખંડીતતા ન હોઈ શકે મતભેદને ચર્ચા દ્વારા હલ કરી શકાય તેમણે કહ્યુંકે મતપત્રમાં મોટી તાકાત હોય છે યુવાનોને રચનાત્મક વલણ આપનાવવા અને રાષ્ટ્રનિર્માણ જોડાવા તેમણે કહ્યું હતું

જેમાં તેમણે મોહલ્લા કલિનીક ખોલવા અંગે વાત કરી હતી પંચે તેમની જાહેરાતને આદર્શ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંધન દર્શાવ્યું છે

ભારતીય જનતા પાર્ટીની દિલ્લી શાખાના એક નેતાએ અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ ફરિયાદ કરી હતી

તેમની વિરૂધ્ધ આ કાર્યવાહી તેમણે કરેલી વાંધાજનક ટિપ્પણીના કારણે કરાઈ છે

દિલ્લી વિધાનસભાના ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન તેમણે કરેલા વાંધાજનક નિવેદનો બદલા આ પ્રતિબંધ ફરમાવાયો છે આ બંને નેતાઓ ભાજપના સ્ટાર પ્રયારકોની યાદીમાંથી બહાર રહેશે

સરકાર ભારતીય લોકોની સલામતી માટે પ્રતબદ્ધ છે દરમ્યાન કેરળથી નોવેલ કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દર્દી વુહાન યુનિવર્સિટીનો છે જે નોવેલ કોરોના વાયરસ પોઝીટવ છે આ વિદ્યાર્થીને હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે અને તેની ફાલત સ્થિર છે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગના સંક્રમણને ઘટાડવા માટે સામાન્ય લોકોને તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે આરોગ્ય મંત્રાલયે પણ ચીનથી આવનારા મુસાફરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં મુસાફરોને દરેક સમયે સરળ જાહેર આરોગ્ય તકેદારીના પગલાને અનુસરવા જણાવાયું છે મંત્રાલયે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કોરોના વાયરસની સમીક્ષા કરી છે

જેનો ટેલીફોન નં

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીમાં રાજધાટ ખાતે રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમની પુસ્થતિથીએ શ્રધ્ધાંજલિ આપી હતી વિદેશમંત્રી રાજનાથસિંહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પૂર્વ પ્રધાનમંત્રી ર્ડો મનમોહન સિંધ ભાજપના વરિષ્ઠ નેતા એલ

અડવાણી ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવત વડા એડમિરલ કરમબીર સિંધ અને વાયુદળના વડા આર

એસ ભદોરીયાએ પણ શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલિ આપી હતી

શ્રી કોવિંદે જણાવ્યું કે ગાંધીજીને વિશ્વાસ હતોકે વધુને વધુ લોકો તેમના જીવન સંદેશને અનુસરશે ઉપરાષ્ટ્રપતિએ કહ્યુંકે મહાત્મા ગાંધીજીનું જીવન અને તેમનો શાંતિ અને અહિંસાનો સંદેશ હાલ વિશ્વના દરેક ભાગમાં પ્રસ્તુત છે

શ્રી શાહે આ બાબતે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કર્યા બાદ એક ટ્વીટમાં કહ્યુંકે કેન્દ્ર સરકાર આ પ્રકારે કરાયેલા કોઈ પણ ક઼ત્યને ચલાવી લેશે નહીં અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે